રાજ્યમાં દરેક જીલ્લામાં તંત્ર દ્વારા માસ સેમ્પલીંગ લેવાનું શરુ કરાયું છે જે અનુસંધાને પોઝીટીવ કેસની સંખ્યામાં વધારો થયો છે

રાજ્યમાં જે રીતે કોરોના વાઈરસના કેસો સામે આવી રહ્યા છે ત્યારે જીલ્લામાં પણ ચિંતાજનક પરિસ્થિતિ સર્જાઈ રહી છે

નું ખાસ પેકેજ જાહેર કરાથું છે કેન્દ્ર સરકારે દેશના રાજ્યોને ઈમરજન્સી ફંડ એટલે કે તાકીદનું ભંડીળ જારી કરવા સાથે રૂ

જેમાં રાષ્ટ્રીય તેમજ રાજ્યોની આરોગ્ય મંત્રણા મજબુત બનાવી પૂર્વ સંભાળ પૂર્વ તૈયારી આવશ્યક તબીબી સાધનો જીવન જરૂરી યીજો દવાઓ પૂરી પડવાના હેતુ સાથે આ મહત્વપૂર્ણ યોજના મળી કરાશે

રાજ્યમાં લોકડાઉનનો યુસ્ત પને અમલ થઇ રહ્યો છે ત્યારે તે દરમિયાન પોલીસ દ્વારા લોકડાઉન ના ભંગ તથા મોટર વાહન કાયદા હેઠળની જોગવાઈઓ મુજબ ડીટેઈન કરેલા વાહનો મુક્ત કરાવવા વાહન માલિકને પોલીસ તથા આરટીઓ એમ બે કચેરી એ જવું ન પડે તથા સોસીયલ ડીસ્ટન્સીગ પણ જળવાય તે હેતુથી વાહન ડીટેઇન કરવાના ગુન્હાઓ સમાધાન શુલ્ક લઇ ત્વરિત નિકાલ કરવાનો આ નિર્ણય લેવાયો છે કલ્પના શાહ મેડીકલ સ્ટાફ ભરતી જીલ્લામાં ફાલના સમયમાં ડોક્ટર્સની સાથે અન્ય મેડીકલ સ્ટાફ પણ પૂરતા પ્રમાણમાં હોથ તે જરૂરી છે ત્યારે રાજ્ય સરકારે આદેશ કરી કલેકટરને આરોગ્ય કર્મીઓની ભરતી કરવા જણાવ્યું છે જેમાં સિવિલ હોસ્પિટલ પીએયસી સીએયસી કેન્દ્રોના તબીબો પેરા મેડીકલ સ્ટાફની જગ્યાઓ તાકીદે ભરવા અંગેની તમામ સત્તા કલેકટરને સોંપવામાં આવી છે આ અંગે જીલ્લામાં મેડીકલ સ્ટાફની ભરતી અંગેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે કલ્પના શાહ્ સેવા સહાયનું સીધી રીતે વિતરણ ન કરવા અનુરોધ જીલ્લામાં કોરોનાની મહામારીની સ્થિતિમાં સેવાની સહાથ કરનારાઓ દાનવીરો અને મોભીઓ દાન કરવા સીધા રસ્તાઓ પર ઉતારી જવાના લીધે સર્જાતી ગેરવ્યવસ્થા અને લોકડાઉનના ભંગની સ્થિતિને ટાળવા અને દાતાઓ અને મોલીઓના મદદના હેતુને સાચી રીતે બર લાવવા માટે ભુજ પ્રાંત અધિકારી મનીશ ગુરવાની દ્વારા પ્રેરક વ્યવસ્થાઓ શરુ કરી છે

જીલ્લા વહીવટી તંત્ર દ્વારા કોઈ કંપની આવશ્યક ઉત્પાદનો આપવા ફાર્માસ્યુટીકલ યુનિટી અને આવશ્યક ચીજ વસ્તુઓ સંબંધિત ઉત્પાદનોના ક્લ્હાનગી કે ઔદ્યોગિક એકમો ચાલુ રાખવાનું ચેકલીસ્ટ ભરેલી અરજીને ભલામણ કમિટી દ્વારા મંજુરી આપવામાં આવે છે મળેલી અરજીને ધરધીઅરન મુજબ ચકાસી ચાલુ રાખવાપત્ર એકમો ભારે વાહનો અને વ્યક્તિઓને અવરજવરની પરવાનગી આપવામાં આવે છે

બે એકમોએ પરવાનગીની જરૂરિયાત ન હોવાનું જણાવ્યું છે